ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને જેએનયુમાં બનેલી હિંસાની ઘટના અંગે જેએનયુના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા જણાવ્યું ગૃહમંત્રાલયે જેએનયુમાં થયેલી અથડામણ અંગે અહેવાલ માંગ્યો ભારતે પાકિસ્તાનને લધુમતિઓ વિરુદ્ધ હિંસા આચરનાર સામે પગલાં લેવાની માંગણી કરી અમેરિકા સાથે તણાવ વચ્ચે

લગાવાયેલા નિયંત્રણોનું પાલન નહી કરવાનો નિર્ણય કર્યો ઉત્તરભારતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું મોજુ યથાવત હવામાન વિભાગે

અને જેએનયુમાં થયેલી હિંસા અંગે યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું શ્રી શાહે જેએનયુની સ્થિતિ અંગે ગઈકાલે દિલ્હી પોલીસ કમિશનર સાથે વાતયીત કરી હતી અને ગત સાંજે થયેલી હિંસા અંગે વરિષ્ઠ પોલીસ અધિકારી દ્રારા તપાસના આદેશ આપ્યા હતા ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ આ તપાસ સંયુક્ત કમિશનર પોલીસ સ્તરના અધિકારી દ્રારા કરાશે ગૃહમંત્રાલયે દિલ્ફી પોલીસને સંસ્થાનમાં પ્રર્વતી રહેલી સ્થિતિ અને શાંતિ પુનસ્થાપિત કરવા લીધેલા પગલા અંગે અહેવાલ આપવા જણાવ્યું છે જેએનયુના પ્રો વાઈસ યાન્સેલર અને રજીસ્ટ્રારે આજે સવારે શ્રી બૈજલની મુલાકાત લીધી હતી અને તેમને સ્થિતિથી વાફેક કર્યા હતા

દરમ્યાન જેએનયુ વહીવટીતંત્રએ હિંસામાં ઘાયલ વિદ્યાર્થીઓ અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે જેએનયુ વહીવટીતંત્રએ યુનિવર્સિટીના હિસ્સેદારોને કેમ્પસમાં શાંતિ જાળવવા અને ખોટી માહિતીથી ઉશ્કેરાઈ નહી જવાની અપીલ કરી છે

પોલીસે જેએનયુ કેમ્પસમાં ફ્લેગ માર્ચ કરી હતી અને સ્થિતિ સામાન્ય હોવાનું જણાવ્યું છે

ઉલ્લેખનીય છે કે જેએનયુમાં ગત સાંજે બે વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ થઈ હતી

ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીના લાજપત નગર ખાતે આ અભિયાનમાં જોડાયા હતા

રાજનાથ સિંહ નીતિન ગડકરી પ્રકાશ જાવડેકર નિર્મલા સિતારમણ અને યોગી આદિત્યનાથ સહિત વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ દેશના જુદા જુદા ભાગોમાં આ અભિયાનમાં જોડાયા હતા

કિશન રેડ્ડીએ કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો મુસ્લિમ સમુદાયમાં ભય ઉભો કરવાનો પ્રયાસો કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો

પાકિસ્તાનમાં થોડા સમય પહેલા જ નાનકાના સાહિબ ગુરુદ્રારમાં તોડ ફોડ અને આ પવિત્ર સ્થળનું અપમાન કરવાના તથા એક શિખ છોકરીનું અપહરણ કરીને તેના બળજબરી પૂર્વકના ધર્મ પરિવર્તન અને લઝની બનેલી ઘટના બાદ આ ઘટના બની છે ભારતે પાકિસ્તાન સરકારને દેખાડી બંધ કરી ગુનેગારો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાન સરકારે અન્ય દેશોને ઉપદેશ આપવાને બદલે પોતાના લધુમતિ સમુદાયનું રક્ષણ કરવું જોઇએ

એન યતુર્વેદીનું ગઈરાત્રે નોઈડા ખાતે નિધન થયું છે

ઈરાને કહ્યું કે હવેથી તે પરમાણુ સંવર્ધનની ક્ષમતા સંવર્ધન સ્તર સંવર્ધન સામગ્રીનો સંગ્રહ સંશોધન અને વિકાસ માટેના પ્રતિબંધોનું પાલન કરશે નહીં

આ જાહેરાત બાદ તેહરીન ખાતે મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી અમેરિકા દ્વારા ઈરાની કમાન્ડર કાસેમ સુલેનાનીની હત્યા બાદ ત્યાં તંગદીલીમાં વધારો થયો છે સુલેમાનીના અંતિમ સંસ્કાર પહેલા તેમના સન્માનમાં ગઈકાલે લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા યુરોપીયન સંઘ વિદેશ નીતિના અધ્યક્ષ જોસેપ બોરેલે ઈરાનના વિદેશ મંત્રી મોફમ્મદ જાદવ જારીફને પરમાણુ કરાર અને સુલેમાનીની હત્યા બાદ ઉભી થયેલી કટોકટી અંગે ચર્ચા કરવા બ્રસેલ્સ આવવા આમંત્રણ આપ્યું છે અગાઉ ઈરાકી સાંસદોએ બગદાદ હવાઈ ઠ્મલામાં કમાન્ડરની ત્યા બાદ વિદેશી દળોને દેશ છોડી દેવા અંગે ઠરાવ પસાર કર્યો હતો

એક નિવેદનમાં તેમણે જણાવ્યું છે કે આ વિસ્તારોમાં હાલ શાંતિ સ્થાપવાની આવશ્યકતા છે

આ ઉપરાંત ચાર અન્ય દેશો તેમાં નિરિક્ષક તરીકે સામેલ છે

તેમણે આ મફત્વપૂર્ણ વિસ્તારોમાં તંગદીલી ઘટાડવા જવાબદારી લેવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અનુરોધ કર્યો છે

ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમે અનુપ્રયાસ નામની સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી આ સુવિધાનો પ્રારંભ કર્યો છે ચંદીગઢ આવી સુવિધા ધરાવતું દેશનું પાંચમું અને ઉત્તર ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું છે આ સુવિધાની મદદથી પ્રજ્ઞાચક્ષુ મુસાફરો રેલવે સ્ટેશન પર અપાતી સેવાઓ અંગે માહિતી મેળવી શકશે બ્રેઈલ લીપીમાં મુકાયેલા નકશા અને સંકેતોના આધારે પ્રક્ષાયક્ષુ લોકો પુછપરછ પ્રતિક્ષા ખંડ લીફ્ટ બાથરૂમ સહિતની સુવિધાઓની માહિતી પોતાની જાતે જ મેળવી શકશે

વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આગામી ત્રણ દિવસોમાં જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં નવેસરથી બરફવર્ષા અને વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસો માટે ઓરેન્જ અને યલો વોર્નિંગ જાહેર કરી છે હવામાન ખાતાના અધિકારી આર

જેનામણીએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પંજાબ હરિયાણા દિલ્હી સહિત કેટલાંક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જમ્મુ કાશ્મીરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે નવેસરથી બરફવર્ષાની સંભાવના છે

લેહમાં આજે નવેસરથી બરફવર્ષા થઈ રહી છે

ગૌહાટીમાં ગત રાત્રે પડેલા ભારે વરસાદને કારણે આ મેચ રદ કરાઈ હતી

ત્રણ મેચોની શ્રેણીની બીજી મેચ આવતીકાલે ઈન્દોર ખાતે રમાશે